પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે

દોઢ મિલિયન ટનની ક્ષમતા ધરાવતા વિશ્વનું પ્રથમ સી

ટર્મિનલ ગુજરાતમાં ભાવનગર બંદરે ઓગણીસો કરોડ રૂપિયાના રોકાણથી આકાર પામશે

હજાર લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓના લાભ અર્પણ કર્યા સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રતિવર્ષે થોજવામાં આવતો કાર્તિકી પૂર્ણિમા મેળાનો

ગઇકાલે મહેસાણાની ગણપત યુનિવર્સિટીમાં શિક્ષકોના રાષ્ટ્રીય અધિવેશનમાં પૂર્ણાહૃતિ સમારોહમાં સંબોધન કરતાં શ્રી રમેશ પોખરીયાલે વધુમાં જણાવ્યું કે નવી શિક્ષણ નીતિ અંતિમ પડાવમાંથી પસાર થઇ રહી છે

માતૃભાષામાં જ અભિવ્યક્તિ થાય એવી બીજી કોઇ ભાષામાં ન થઇ શકે તેમ કહી પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં હશે જેથી બાળકો ઇતિહાસ ભૂગોળ વગેરે સારી રીતે સમજી શકે તેમણે વધુમાં જણાવ્યું હતું કે દેશમાં આવનાર નવી શિક્ષણ નીતિ સંસ્કારોથી જોડાયેલી રોજગાર વધારતી ઉદ્યોગ ટેકનોલોજી વિઝન સાથેની નવા ભારત નિર્માણની આધારશીલ રૂપ હશે

ના સરકાર્યવાહક ભૈયાજી જોષીએ માતૃભાષામાં શિક્ષણને પ્રોત્સાહન માટે સરકારને વિશેષ સુવિધાઓ વ્યવસ્થાઓ કરવા નિવેદન કર્યું હતું ત્રિદિવસીય અધિવેશનના સમાપનમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ યુનિવર્સિટીના ચેરમેન ગણપતભાઈ પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

એન જી

ગુજરાત ઇન્ફાસ્ટ્રક્યર ડેવલપમેન્ટ બોર્ડના અધ્યક્ષ તરીકે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ દોઢ મિલિયન ટનની ક્ષમતા ધરાવતા પોર્ટ ટર્મિનલનો પ્રોજેક્ટ મંજૂર કર્યો છે

ઘોઘાબંદરે આ કંપની દ્વારા રો રો ટર્મિનલ લિકવિડ ટર્મિનલ તથા કન્ટેનર ટર્મિનલ વિકસાવાનું પણ આયોજન છે અલંગ શીપબ્રેકીંગ યાર્ડને લીધે જાણીતો બનેલો ભાવનગર પંથકનો દરિયાકાંઠો હવે વિરાટ સી

ટર્મિનલને લીધે વિશ્વના વહાણવટા નક્શામાં અગત્યનું સ્થાન પામશે ગુજરાતમાં હાલ બે એલ એન જી ટર્મિનલ દહેજ અને હજીરામાં કાર્યરત છે

ટર્મિનલની મંજુરીને પરિણામે ગુજરાત એલ

બંને માટેના ટર્મિનલ ધરાવતું દેશનું એક માત્ર રાજ્ય હોવાનું ગૌરવ પણ મેળવશે

આ ઉપરાંત તેમણે સંરક્ષણ સચિવ કેબિનેટ સચિવ તરીકે પણ કામગીરી કરી હતી

ટ્વિટર ઉપર આપેલા સંદેશામાં શ્રી મોદીએ સ્વર્ગસ્થ શેષનને અસાધારણ વહિવટી અધિકારી તરીકે ઓળખાવીને તેમની કામ પ્રત્યેની નિષ્ઠા અને સમર્પિતતાની ભાવનાની પ્રશંસા કરી હતી

આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ગરીબો વંચીતો પીડીતો દલિતો અને ખેડૂતોના ફીતો માટે વરેલી છે ઉપરાંત મુખ્યમંત્રીએ દિવાળી સમયે પડેલા માવઠાના કારણે કૃષિપાકોને જે નુકશાન થયું હોય તે તમામ ખેડૂતોને રાજ્ય સરકાર સહાય આપશે તેવી હૈયાધારણ આપી હતી

આ પાંચ દિવસીય મેળો હિરણ નદીની કાંઠે આવેલા સોમનાથ ટ્રસ્ટના મેદાનમાં રાખવામાં આવ્યો છે

આજે સાંજે પાંચ વાગે જિલ્લા કલેકટર મેળાને ખુલ્લો મુકશે

મુખ્યમંત્રી વિજય રૂપાણી જણાવ્યું છે કે વચનામૃત માનવીને જીવન જીવવાની દિશા બતાવે છે વચનામૃત ગ્રંથ ગદ્ય સાહિત્ય સ્વરૂપે ગુજરાતને પ્રાપ્ત થયો છે તેમાંથી પ્રેરણા મળતી રહેશે વડતાલનો પવિત્ર યાત્રાધામ હેઠળ વિકાસ હાથ ધરાતાં આવનાર સમયમાં વડતાલ સમગ્ર દેશ સહિત વિદેશોમાં રહેતા સ્વામિનારાયણ સંપ્રદાયના હરિ ભક્તો માટે આગવું તીર્થ સ્થળ બની રહેશે તેવો વિશ્વાસ મ્ખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો

જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે

સી ગલ પક્ષીઓ દરિયા કિનારાના વિસ્તારો પર રહે છે સાંજ થતાં તેઓ સુકી દરિયાઇ રેતી પર રાતવાસો કરે છે અને સવારે શિકાર માટે નિકળે છે તેમનો મુખ્ય ખોરાક નાની માછલીઓ છે પરંતુ ગાંઠીયા અને તેના જેવી ખાદ્ય ચીજવસ્તુઓ તેમના માટે હાનીકારક છે અમારા પોરબંદરના પ્રતિનિધિ જણાવે છે કે શિયાળાની ઋતુ દરમિયાન અહી વિદેશી પક્ષીઓનો જમાવડો રહે છે તો સાથે જ મગફળીની સીઝન શરૂ થતાં જ કુજ પક્ષીઓ પણ પોરબંદરમાં આવી પહોચ્યા છે તેલીબીયા મુખ્ય ખોરાક હોવાથી આ પક્ષીઓ ખોરાકની શોધમાં ગ્રામીણ પંથકના ખેતરોમાં નજરે પડી રહ્યાં છે પોરબંદર નજીક અનેક નાના મોટા જળાશયો હોવાથી અહી પક્ષીઓનો કલરવ ગુંજી ઉઠે છે

ડેન્ગ્યુ જેવા જીવલેણ તાવને રોકવા માટે માણસમાં રોગપ્રતિકારક શક્તિનો સંચાર કરવો આવશ્યક છે જે બાબત ધ્યાનમાં રાખી આર્યુવેદિક ઊકાળાનું વિતરણ ખોલવાનો પ્રથોગ મોરબીમાં થયો છે જેનું અનુકરણ અન્ય ગામશહેરમાં થાય તેવી અપીલ શ્રી કુંડારીયાએ બહાર પાડી છે

યહરને મેન ઓફ ધી મેચ અને મેન ઓફ ધી સિરીઝ પુરસ્કાર અપાયા હતા

ભારતની ખેલાડીઓમાં પ્રત્યુશા બોહા આકાંક્ષા હગવાને હર્ષિની મદુલ દેહાનકર પ્રિયંકા તનિષ્કા કોટીઆ ભાગ લઇ રહી છે જયારે વિદેશી ખેલાડીઓમાં યુક્રેનની ઓલ્ગા બેબી જયોર્જિયાની એના ગવશેલી વિયેતનામથી મેઇ હન્ગ અને ફુઓન્ગ ફેન ઉઝબેકિસ્તાનની સારવીનોઝ કર્બોનલોઇવા અને મંગોલિયાથી એન્કટુલ અલ્તાનુઝી ભાગ લઇ રહી છે અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત સ્ટેટ એસોસિયેશન તેમજ સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે આ ટુર્નામેન્ટ યોજાઇ રહી છે

ટીવી ઊત્તર ગુજરાતમાં સિધ્ધપુર ખાતે સૈફીપુરાની બજારમાં સી સી ટીવી કેમેરા લગાડવાનું કામ પોતાના ખર્ચે કરી સ્થાનિક વેપારી આલમે દાખલો બેસાડ્યો છે

ઝાલરીયાના હસ્તે આ કેમેરા વ્યવસ્થાનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું જનતાની સલામતી માટે ખુદ જનતા પોલીસને મદદરૂપ બને તેવો આ પ્રયોગ અન્ય શહેરમાં પણ અનુકરણ પામે તેવી આશા પોલીસતંત્રએ રાખી છે